યોગ જે રીતે દુનિયાને ભારતની ભેટ છે તેમ યોગાસન સ્પોટસ પણ એક ભેટ બની રહેશે નવીદિલ્હીમા પત્રકારો સાથેની વાતચીતમાં આયૂષમંત્રી શ્રીપદ નાઈકે જણાવ્યુ હતુ કે યોગ એ ભારતની સાંસ્કતિક વારસો અને સ્વસ્થ જીવનશૈલીનો માગ છે ભારતીય રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટસ ફેડરેશનની પણ રચના કરવામાં આવી છે જેને ગયા મહિને રમત મત્રાલયે રાષ્ટોય રમત ગમત સંઘ તરીકે માન્યતા આપી હતી કેન્દ્ર સરકાર યોગા સ્પોર્ટસને આર્થિક ભંડોળ પુરું પાળશે

આરતી ભટ બક ઓફ બરોડા કચ્છ જિલ્લાની અગણી બેંક બેંક ઓફ બરોડાએ કોરોના સંકમણના કપરા કાળમાં કચ્છના લોકો ને શ્રેષ્ઠ સેવા આપી સરકારની યોજનાઓ તમામ લોકો સુધી પહોચે તે માટે મહનત કરી છે જે લોકડાઉનથી આજ પર્યંત ચાલ છે

એ વિશે શ્રીમતિ તેજલ તન્નાએ માહિતી આપતા જણાવ્યું કે